દિપાવલીના આ શુભ પર્વે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો અનુરોધ કર્યો તેમણે જણાવ્યું કે સરદાર પટેલે દેશને એકીફત કરવાનું મહત્વનું કાર્ય કર્યું હતું

ભારત કી લક્ષ્મી પહેલને સમગ્ર દેશમાં ઉમળકાભેર પ્રતિસાદ સાંપડયો છે તેમ જણાવીને શ્રી મોદીએ આવા ઉદાહરણોમાંથી પ્રેરણા લેવા લોકોને કહ્યું હતું

પ્રધાનમંત્રીએ ઉત્સવોને લોકોના જીવનમાં નવી યેતના જગાવનાર પ્રસંગ ગણાવીને દિપાવલીના આ શુભ પર્વે સ્થાનિક ઉત્પાદનો ખરીદવાનો અનુરોધ કર્યો હતો

સ્વચ્છ ભારત અભિયાન અંગે બોલતાં તેમણે કહ્યું કે સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી સ્વચ્છતા અને તે અંગે લોકોમાં ઉદભવેલી સકારાત્મક વિયારોની વિગતો હવે સાંભળવા મળી રહી છે વિશ્વની સૌથી ઉંચી એવી યુધ્ધભૂમિ સિયાયીન ખાતે આપણા બહાદુર સૈનિકો દેશની સરહદનું રક્ષણ કરવાની સાથે સાથે સ્વચ્છ સિયાચીન અભિયાન પણ યલાવી રહ્યાં છે

બંધારણીય સભામાં સરદાર સાહેબે લોકોના મુળભુત અધિકારોનું રક્ષણ થાય અને જાતી તેમજ સમુદાયના આધારે કોઇ ભેદભાવ ન થાય તે માટે સઘન પ્રયાસો કર્યા હતા તેમણે દુશ્મન દેશોના લક્ષદ્વિપ ઉપર કબજો મેળવવાના પ્રયાસો નિષ્ફળ બનાવીને દેશની એકતા સુનિશ્ચિત કરી હતી

પ્રધાનમંત્રીએ કહયું કે નાનક દેવજીના વિયારો અને તત્વજ્ઞાને ભારત અને દેશ વિદેશના લોકોને પ્રભાવીત કર્યા છે દિવાળી પર્વની શુભેચ્છાઓ આપતાં પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સકારાત્મકતા લાવે અને ભેદભાવનો અંધકાર દુર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

શ્રી ખદર સતત બીજી ટર્મ માટે મુખ્યમંત્રી પદ સંભાળશે રાજ્યપાલે ગઇકાલે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું જનનાયક જનતા પક્ષના નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આ બેઠક મુંબઇના વિધાનભવનમાં યોજાશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં નવી સરકારની રચનાની કામગીરી દીવાળી પછી હાથ ધરાશે

સી પી

ના મુંબઇના વડામથકે યોજાશે

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે ઓમાનની દિશામાં આગળ વધી રહેલા આ વાવાઝોડાની અસરથી મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધુદર્ગ જીલ્લાઓ તથા ગોવામાં વરસાદ થશે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા તથા કર્ણાટકના માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના અપાઇ છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલ સવાર સુધીમાં કર્ણાટકના ઘણા દક્ષિણી જિલ્લામાં છૂટોછવાયો અને ઉત્તરી જિલ્લામાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડવાની શકયતા છે તે જ રીતે તેલંગણાના અદિલાબાદ કોમારમ ભીમ નિર્મળ મંચેરિયલ નિઝામાબાદ જગતીલ પેક્રાપલ્લી રાજન્ના સીરીસિલા અને કરીમનગર જિલ્લામાં છૂટોછવાયો ભારે વરસાદ થવાની વકી છે

અમેરિકાની લશ્કરી ટુકડીએ સીરિયામાં કરેલા બોંબમારાનું તે નિશાન બન્યો હોવાનું મનાય છે અમેરિકાના કેટલાય અખબારોએ પ્રકાશિત કરેલા સમાચાર મુજબ અમેરિકાની લશ્કરી ટુકડીઓએ આઈ

ના સંતાતા ફરતા નેતા અલબગદાદી સામે સઘન કાર્યવાહી શરૂ કરી હતી જો કે આક્રમણના દાવાને અધિકૃત સમર્થન મબ્યું નથી અમેરિકાના અધિકારીએ ગઇ મોડી સાંજે સમાચાર સંસ્થા એસોસિચેટેડ પ્રેસને કહ્યું હતું કે અલ બગદાદી પર સીરિયાના ઇદલીબ પ્રાંતમાં હ્મલો કરાયો હતો આ કાર્યવાહીમાં તે માર્યો ગયો હોવાનું નિશ્ચિત કરવાનું હજી બાકી છે વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એક મોટા સમાચાર જાહેર કરવાના છે